કચ્છ જિલ્લા રમત ગમત અધિકારી રોહીત પરમારે જણાવ્યુ છે કે ભુજ સહિત અનેક ગામમાં સાયકલ યાત્રાનું વહેલી સવારે આયોજન થયું હતું શાળા કોલેજમાં પ્રધાનમંત્રીના જીવંત પ્રસારણ બાદ રમોત્સવ યોજાયા હતા જેમા હોકીવોલીબોલ તથા ખોખો જેવી રમતમાં સૌ હોંશભેર જોડાયા હતા

જાગૃતિ વકીલ ક ચ્છ એલર્ટ ભારત પાકિસ્તાન વચ્ચે પ્રર્વતમાન તણાવ ભર્યા માહોલ વચ્ચે કચ્છના સમુદ્રમાર્ગેથી આંતકીઓ ભારતમાં ધસ્યાના સુરક્ષા એજન્સીના ઈનપુટના પગલે કચ્છની દરિયાઈ સીમાને એલર્ટ પર મુકી દેવાઈ છે કચ્છના કંડલામાં આંતકી સંગઠન અંડર વોટર એટેક કરી શકે તેવા ઈનપુટના પગલે કંડલા પોર્ટ પ્રસાસનની સાથે મુંદરા અદાણી પોર્ટના સત્તાધીશોએ આગચેતીના પગલા ભરવા જણાવ્યુ છે ઉલ્લેખનીય છે કે આ ઈનપુટ એવા સમયે આવ્યા છે કે કચ્છના ફરામીનાળા વિસ્તારમાંથી બિનવારસી બોટ મળી આવી ફતી ફરામીનાળામાંથી બોટમાંથી કોઈ માણસો મળ્યા ન ફતા તમામ સુરક્ષા એજન્સીઓની સાથે સ્થાનિક પોલીસ પ્રસાસને સર્તકતા વધારી દીધી છે

મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીએ આ સમારોફમાં જાહેર કર્યું કે પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદી એ દેશમાં ઇલેક્ટ્રીક વાફનોના વપરાશ ને વેગ આપવા કરેલા આહ્વાનમાં ગુજરાત લીડ લેશે

આ અંગે માહિતી આપતા ડીડીઓ શ્રી પ્રભવ જોષીએ કર્મચારીઓને જણાવ્યુ હતું કે તાલીમ આપવા અંગેની એક એપલીકેશન અને બીજી એપલીકેશનમાં જીલ્લા પંચાયતની તમામ પ્રકારની માફિતીઓ સાથે જીલ્લા પંચાતના તમામ પદાધીકારીઓના સંપર્કનંબર પણ ઉપલબ્ધ હૃશે